પ્રાદેશિક સમાયાર શિવાંગી ભદ્દ વાંચ છે

રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકામાં ખીરસરા ગામે જી

ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા સરકારે અગત્યના અનેક નિર્ણયો કર્યા છે ઔદ્યોગિક વસાહતોમાં સ્થાપિત થનારા એમ

પ્રતાપ સારંગી ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ખાતે સૂક્ષ્મ નાના અને મધ્યમ ઉદ્યોગમંત્રી પ્રતાપ સારંગીએ ઉદ્યોગકારો સાથે બેઠક યોજી હતી બેઠકમાં ઉદ્યોગકારો દ્વારા એમએસએમઇ ઇન્ડસ્ટ્રીને લગતા પ્રશ્નો અંગે રજુ આત કરવામાં આવી હતી આ સાથે જ નાના બીઝનેસ ને કે વી રીતે આગળ વધારી શકાય લોન બાબતે નડતી સમસ્યાઓ તેમજ સ્ટાર્ટઅપ અંગે પ્રશ્નોત્તરી યોજાઇ હતી મંત્રી શ્રી પ્રતાપ સારંગીએ આ તમામ પ્રશ્નોના ઉત્તરો આપ્યા હતા સાથે જ સરકાર દ્વારા એમએસએમઇને પ્રોત્સાહન આપવા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેવું જણાવ્યું હતું પોલિયો અભિયાન સીએમ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આવતીકાલે પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન રાઉન્ડ અંતર્ગત ગાંધીનગરમાં ભુલકાંઓને પોલિયો રસીના બે ટીપાં પીવડાવી રાજ્યવ્યાપી અભિયાનનો પ્રારંભ કરાવશે

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ કુડાસણ ખાતે અને આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી કિશોરભાઈ કાનાણી પણ સુરત ખાતે આ અભિયાનમાં સહભાગી થશે રાજયપાલ જન્મદિવસ શુભેચ્છા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને તેમના જન્મદિવસની શુભેછાઓ પાઠવવા માટે ગાંધીનગરમાં રાજ ભવન ખાતે અગ્રણીઓ અને અનેકવિધ સંસ્થાના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં પહોચ્યા હતા રાજભવનમાં યોજાયેલી સ્વૈચ્છિક રક્તદાન શિબિરની શ્રી દેવવ્રતે મુલાકાત લઇ રક્તદાતાઓને માનવતાના ઉદ્દાત્ત સેવાકાર્યમાં યોગદાન આપવા માટે બિરદાવ્યા હતા

આ રક્તદાન શિબિરમાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું

ખુલ્લા મેદાનમાં અશ્વ સવારોએ રજૂ કરેલા કરતબોને ઉપસ્થિત સૌએ તાલીઓથી વધાવી લીધા હતા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

રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા યોજાનાર આ પરીક્ષા પર્વમાં શિક્ષણાધિકારીઓ શિક્ષણવિદો મનોચિકિત્સકો શિક્ષકો વાલીઓ એન જી ઓ

બાળકો વિદ્યાર્થીઓને પરીક્ષા સમયે તણાવ મુક્ત કેવી રીતે રાખવા શ્રેષ્ઠ પરિણામ મેળવવું જેવા વિષયો ઉપર અહી મંથન ચર્ચા યોજાશે પરીક્ષા પર્વ નિમિત્તે રાજ્યની શ્રેષ્ઠ શાળાઓની પસંદગી કરીને તેમને પ્રશસ્તિ પત્ર વડે સન્માનિત પણ કરાશે

પોલિસ તાલીમ કેન્દ્ર ખાતે કંટ્રોલ રૂમ ઊભો કરી કેમેરા દ્વારા ઝડપાતા દ્રશ્યો ઉપર નજર રાખશે તેમ સુશ્રી ઉષા રાડાએ ઉમેર્યું હતું

આ પાણી ને લીધે ઘઉં તેમજ ચણાના પાકને ફાયદો થશે માઝૂમ જળાશયમાંથી પયાસ ક્યુસેક પાણી છોડાતા મોડાસા તેમજ ધનસુરા તાલુકાના કુલ સત્તર ગામડાના ખેડૂતોને લાભ મળશે તો મેશ્વો જળાશયના પાણીનો મોડાસા તેમજ ભિલોડાના પયાસ જેટલા ગામડાના ખેડૂતોને સીધો લાભ થશે જિલ્લાના બન્ને જળાશયમાંથી છોડાયેલા સિંચાઈના પાણીથી આશરે બે હજાર જેટલા હેક્ટરમાં સિંચાઈનો લાભ ખેડૂતોને મળી શકશે

કામિનીબેન નેરકર પાસે આ કાર્ડ હતું તેથી પથરીની સારવાર તેમણે નવસારીની હોસ્પિટલથી મળી છે કામિનીબેન પોતાને મળેલી સારવારથી ખુશ છે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

મહદઅંશે આખા રાજ્યનું હવામાન સૂકું અને ઠંડુ રહેવાની આગાહી છે જ્યારે સાગરખેડુ માટે કોઈ ચેતવણી બહાર પડાઈ નથી જૂનાગઢના સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય અને અમદાવાદના કાંકરીયા પ્રાણીસંગ્રહાલય ખાતે પણ પ્રાણીઓ અને સરીસુપોને ઠંડીમાં રાહત આપવા તાપમાન યોગ્ય કરીને પાંજરાઓમાં ફીટરને વ્યવસ્થા કરવામાં આવી છે